મી

મી

મી

તરીકે જાહેર કરવામાં આવૈલ છે

મી લેંબાઈમાં હાલમાં એક માર્ગીય રસ્તો બનાવવાની કામગીરીના મંજુર કરવામાં આવેલ છે

ફળદુ તથા ઇશ્વરસિંહ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આવતીકાલે માર્ગ અકસ્માત અંગે લોક જાગૃતિ કેળવાય તે માટે પાંચ જેટલી એડ ફિલ્મોનું લોન્ચિંગ કરવામાં આવનાર છે

ગઈકાલે જિલ્લા મથક ભુજના વડીલનો સ્વાઈન ફેલુનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે